બેંકના ભૂતપૂર્વ ચેરપર્સન ચંદા કોચરની વિડિયોકોન કંપનીને અપાયેલા ધિરાણના કેસમાં આજે પણ પૂછપરછ કરી છે

વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહયાં છે

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે બંગાળના કોલકતામાં રોડ શો યોજશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં નિમગંજ ઉજજૈન અને ખાંડવામાં જ્યારે બસપાના વડા માયાવતી બલીયામાં ચૂંટણી સભા યોજશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે હિમાચલ પ્રદેશના સુંદરનગર ખાતે રેલી યોજશે જયારે બસપાના માયાવતી ઉત્તરપ્રદેશના બલીયામાં જાહેરસભા યોજશે

તેમણે કહ્યું કે વિકસિત દેશોની સરખામણીએ વિકાસશીલ દેશો હજી પાછળ છે તે વાસ્તવિકતા ધ્યાનમાં લેવી જોઇએ વિશ્વ વ્યાપારનો અર્થ જીવન ધોરણમાં વધારો કરવો અને રોજગારીની સુનિશ્ચિતા હોવી એવો છે

બે ભાગોમાં વિભાજીત આ ટીમ હવે બંને જીલ્લાના અસરગ્રસ્ત ગામોમાં ફરીને સમીક્ષા કરશે અને અસરગ્રસ્ત રહેણાંક વિસ્તારના મુદ્દાઓની ચર્ચા કરી રહી છે

દરમ્યાન ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અસરગ્રસ્ત લોકો માટે પીએમ આવાસ યોજના અંતર્ગત ઓછામાં ઓછા પ લાખ વિશેષ મકાનો મંજૂર કરવાની વિનંતી કરી છે મુખ્યમંત્રીએ રાજયની મુશ્કેલીમાં કેન્દ્ર સરકારે આપેલી મદદ માટે પણ આભાર માન્યો હતો

બરાક ખીણ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા ચાલુ કરી દેવામાં આવી છે નાયબ કમિશનર કિર્તી જાલીએ લોકોને સોશ્યલ મિડીયા ઉપર ચાલી રહેલી અફવાઓ રોકવાની અને શાંતિ સ્થાપિત કરવામાં સહયોગ આપવાની અપીલ કરી છે આસામ વિશ્વ વિદ્યાલયની સ્નાતક અને અનુસ્નાતકની પરીક્ષાઓ આજે બીજા દિવસે પણ રદ કરવામાં આવી છે હેલકાંડી જિલ્લામાં ગત શુક્રવારે બે જૂથો વચ્ચે થયેલા સંઘર્ષમાં એક વ્યક્તિનું મૃત્યુ થયા બાદ કરફયુ લાદવામાં આવ્યો હતો

સી

સી

ઉલ્લેખનીય છે કે આઇ સી

સી

ત્યારબાદ વિડિયોકોન જૂથના માલિક વેણુગોપાલ ધૂતે દિપક કોચરની કંપની ન્યુ પાવર રીન્યુએબલ કંપનીમાં મૂડી રોકાણ કર્યું હોવાનો આક્ષેપ થયો છે

બી

અને એન્ફોર્સમેન્ટ વિભાગે કોચર દંપતીની પૂછપરછ કરી છે ગયા માર્ચ મહિનામાં ઇડીએ તેમના નિવાસસ્થાને શ્રેણીબધ્ધ દરોડાઓ પાડ્યા હતા સીબીઆઇ દ્વારા આ અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે

આ સંગઠનનો મુળ હેતુ માત્ર તમિલ લોકો માટે અલયાદું સ્થાન નિર્માણ કરવાનો હોવાથી તેના લીધે ભારતની એકતા અને સાર્વભૌમત્વ સામે પડકાર ઉભો થતો હોવાથી તેની પ્રવૃત્તિ ગેરકાયદેસર ગણાવી શકાય

આ સંગઠન યુરોપમાં તમિલોના અલગ સ્થાન માટે ભંડોળ એકઠું કરવું અને પોતાની વિચારસરણીનો સઘન પ્રચાર પ્રસાર કરવો જેવી પ્રવૃત્તિ કરી રહ્યું છે

સેનાના પ્રવકતાના જણાવ્યા મુજબ પાકિસ્તાની સેનાએ ગઇકાલે ગુલપુર સેકટરમાં નાગરીક વિસ્તારો તેમજ સરહદ નજીકની સેનાનો ચોકીઓને નિશાન બનાવીને સંઘર્ષ વિરામ ભંગનું ઉલ્લંઘન કર્યું હતું ભારતીય સેનાએ વળતા જવાબમાં ગઇકાલે રાત્ર સૂધી પાકિસ્તાની સેના ઉપર ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં કોઇને ઇજા થવાના સમાચાર નથી

એ જણાવ્યું છે કે ગઇકાલે રાતના બે વાગ્યાથી સવારના સાડા પાંચ સુધી પર્વતીય વિસ્તારમાં પથ્થરો નીચે ગબડી પડતાં ધોરીમાર્ગ પરનો વાહનવ્યવહાર બંધ રાખવાની ફરજ પડી છે અત્યારે સાડા ત્રણ હજારથી વધુ વાહનો ધોરીમાર્ગ ઉપર અટવાયા છે

આ મુલાકાતમાં સંબંધિત ક્ષેત્રોના કમાન્ડરોએ રણબીર સિંહને વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે ઘુસણખોરીનો પ્રયાસ રોકવા તેમજ સલામતી જાળવવા ઉપયોગમાં લેવાતા અઘતન ટેકનોલોજીવાળા સાઘનોની માહિતી આપી હતી એવી જ રીતે સંઘર્ષ વિરામના કિસ્સામાં ચોકી પરના જવાનો દ્વારા ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા કરાતી કામગીરીની વિગતો આપી હતી